જી થી પી જી સુધીના શિક્ષણને સુલભ બનાવ્યું છે આજે ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ખાતે નિર્માણ પામેલા અદ્યતન કન્યા છાત્રાલયને ખુલ્લું મૂકતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે શાળાકીય શિક્ષણમાં સો ટકા પ્રવેશ અને ઝીરો ટકા ડ્રોપ આઉટના ધ્યેય તરફ મક્કમતાથી આગળ વધી રહેલી રાજ્ય સરકાર ધો

શોધખોળ દરમિયાન આ સફળતા હાથ લાગી છે

બે બીનવારસી બોટ મબ્યાં બાદ બીએસએફએ ક્રીકમાં સઘન સર્ય ઓપરેશન હાથ ધર્યું હતું તે દરમિયાન આ પેકેટ મળી આવ્યું છે અલબત્ત તેમાં કઇ દવા છે અને આંતરરાષ્ટ્રીય માર્કેટ અનુસાર તેની કેટલી કિંમત થાય છે તે હજુ હવે ખુલશે

જો કે કોસ્ટગાર્ડને જોઈને બોટમાં રહેલાં ડ્રગ્સ કેરીયર્સએ ડ્રગ્સના કેટલાંક પેકેટ દરિયામાં ઠાલવી દીધા હતા આ જથ્થા પૈકીના પયાસ કરોડથી વધુના ડ્રગ્સના પેકેટ જખૌથી લઈ અબડાસાના દરિયાકાંઠે થોડાંક દિવસો બાદ છૂટક છૂટક મળયા હતા

સદનસીબે કોઈ જાનહાની થઈ નથી મેંદરડા થી સાસણ જતા રસ્તા માં આવતો આ પુલ ત્રણ દાયકા જૂનો છે અને વર્ષો થી મરામત માંગે છે પરંતુ માર્ગ મકાન વિભાગ ના સૂત્રો ના જણાવ્યા અનુસાર વન વિભાગની મંજૂરી ના આભાવે કામગીરી શરૂ થઈ શકી નથી સરવાળે આ વર્ષ ના ભારે વરસાદ ને કારણે સંપૂર્ણ ધોવાઈ ગયેલ આ પુલ વચ્ચે થી તૂટી પડ્યો હતો બનાવ ની જાણ થતાં માલણકા ના ગ્રામજનો દોડી આવ્યા હતા અને કાર અને તેમાં ફસાયેલા પ્રવાસીને બહાર કાઢી જરૂરી સારવારની તજવીજ હાથ ધરી હતી

આ યોજાનાર રેલી મુદ્દે કેટલાક સરપંચો ના વિરોધ બાદ પણ આ હક્કની લડાઈ નું આંદોલન યથાવત જ રહયું હતું

બે વર્ષ બાદ આ વર્ષ પણ ઉપરવાસમાં સારા વરસાદના કારણે ડેમમાં સારી પાણીની આવક થઇ છે

હાલમાં ડેમમાંથી પાણી પણ છોડવામાં આવ્યું હતું